બંને અગ્રણીઓએ વ્યકિતગત ઉપરાંત પ્રતિનિધિસ્તરની વાતચીત કરી હતી

ભારતે ભૂતાનમાં બનાવેલું આ ચોથું એકમ છે બંને આગેવાનોએ ઇસરો દ્વારા વિકસાવેલ દક્ષિણ એશિયા ઉપગ્રહ અર્થસ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું આ ઉપરાંત રૂપે કાર્ડના પ્રથમ તબક્કાનો આરંભ કરાવ્યો હતો

આ સમજૂતી ઉપર ભૂતાનની રોયલ યુનિવર્સિટી તથા મુંબઇ કાનપુર દિલ્હીની આઇઆઈટી અને સિલ્ચરની એનઆઇઆઇટી સંસ્થાના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા હતા અવકાશ ક્ષેત્રે સહકાર વધારવા માટે ઇસરો અને ભૂતાનના માહીતી અને ટેકનોલોજી વિભાગ દ્વારા સમજૂતી સાધવામાં આવી હતી

ભૂતાનની બે દિવસની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પારો પહોંચ્યા હતા ભૂતાનના પ્રધાનમંત્રી અને અન્ય અધિકારીઓએ તેમને આવકાર્યા હતા તેમજ શ્રી મોદીને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનવામાં આવ્યા હતા

સંયુકત રાષ્ટ્રસંઘની સલામતિ પરિષદની ગઇકાલે યોજાયેલી અનૌપયારિક અને બંધબારણે મળેલી બેઠકમાં મોટા ભાગના કાયમી સભ્યોએ ભારતના વલણને સમર્થન આપ્યું હતું

ઉલ્લેખનીય છે કે સંયુકત રાષ્ટ્રસંઘની સલામતિ પરિષદની ગઇકાલે યોજાયેલી બેઠક યીનની વિનંતીના પગલે યોજાઇ હતી ચીનને બાદ કરતાં સમિતિના અન્ય કાયમી સભ્યદેશો જેવા કે બ્રિટન ફાન્સ રશિયા અને અમેરિકાએ આ મુદ્દો દ્વીપક્ષીય ચર્ચા દ્વારા ઉકેલવાની તરફેણ કરી હતી સંયુકત રાષ્ટ્રસંઘની સલામતિ પરિષદે તેના વલણને સમર્થન આપવા બદલ આભારની લાગણી વ્યકત કરી છે બેઠક બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના કાથમી પ્રતિનિધિ સૈયદ અકબદરૂદ્દીને જણાવ્યું હતું કે ભારતનું કાશ્મીર અંગેનું વલણ એક સમાન છે અને રહેશે

આ સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણકાર્ય શરૂ થશે દરમિયાન જમ્મુ રિસાઇ સાંબા કથુઆ અને ઉધમપુર જીલ્લાઓમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ આજથી ફરી શરૂ કરાઇ છે

ગઇકાલે રાજ્યપાલ સત્યપાલ મલિકે બધી જ સરકારી કચેરીઓમાં કામગીરી રાબેતા મુજબ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો

આજે શ્રીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી કંસલે કહ્યું કે જાહેર પરિવહન સેવા શરૂ કરાઇ છે

સંરક્ષણક્ષેત્ર વિભાગના પ્રવકતાએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઇપણ ઉશ્કેરણી વિના પાકિસ્તાને કરેલા ગોળીબારમાં ભારતીય સેનાના લાન્સ નાયક સંદિપ થાપા શહીદ થયા હતા સતર્ક ભારતીયદળોએ તત્કાળ વળતો જવાબ આપ્યો હતો

કેન્દ્રિય આદિજાતિ બાબતોના મંત્રાલય અને ભારતીય આદિજાતિ સહકાર વેયાણ વિકાસ સંઘના સંયુક્ત ઉપક્રમે આજથી આગામી રપમી ઓગષ્ટ સુધી લેહ લદ્વાખમાં રાષ્ટ્રીય આદિમહોત્સવનું આયોજન કરાશે

અહીંના લોકો ખૂબ જ કઠોર આબોહવા ફષિ માટે હિમનદીઓ ઉપર આધાર રાખવો જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે

મહારાષ્ટ્રના વર્ધા ખાતેના સેવાગ્રામમાં મહાત્મા ગાંધી તબીબી વિજ્ઞાન સંસ્થાના સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં શ્રી કોવિંદ બોલી રહ્યા હતા તેમણે મહાત્મા ગાંધીના જીવન અને સિદ્ધાંતોમાંથી શ્રમનું ગૌરવ માનવસેવા સહિતના વિવિધ ગુણો આત્મસાત કરવા યુવાનોને અનુરોધ કર્યો હતો અગાઉ રાષ્ટ્રપતિએ સેવાગ્રામ ખાતેના મહાત્મા ગાંધી આશ્રમની મુલાકાત લઇને બાપુ કુટિર ખાતે મહાત્મા ગાંધીને અંજલિ આપી હતી

વેંકૈથા નાથડુ લીથુઆનિયા લેટીવિયા અને ઇસ્ટોનિયા દેશોની મુલાકાતે જવા રવાના થયા છે તેમની સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ આ ત્રણ બાલ્ટીક દેશોની મુલાકાતે ગયું છે ભારત અને આ દેશો વચ્ચે રહેલા મૈત્રીપૂર્ણ સંબંધો અને સહકારની તકો વધારવા ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત મહત્વની બની રહેશે

અને હાલ તેમને આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે

રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે પારસી સમુદાયે પોતાની આગવી સંસ્કૃતિથી દેશના કલ્યાણ અને સમૃદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે તેમણે આશા વ્યકત કરી હતી કે આજથી શરૂ થતું નવું વર્ષ આપણા સમાજમાં ભાઇયારો અને સુમેળ મજબૂત બનાવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે પારસી સમુદાયે ભારતના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે